સરકારી પ્રવકતા રોહીત કંસાલે પત્રકારોને જણાવ્યું કે સ્થાનિક સત્તાતંત્ર સાથે ચર્ચા વિયારણા બાદ નિયંત્રણો હળવાં કરાયાં છે લોકોને કોઇપણ અડયણ વિના તબીબી સારવાર મળી રહી છે

તમામ હોસ્પીટલોમાં દવાઓનો પૂરતો જથ્થો છે

સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે કરાયેલા રીહર્સલ સંદર્ભમાં તેમણે કહ્યું કે દરેક જિલ્લામાં ઉજવણીની તૈયારીઓ છે અને તે માટેની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે

જા કે સલામતિદલોએ ઉશ્કેરણી વિના શાંતિ જાળવી હતી

અને સદગતના માનમાં બે મીનીટનું મૌન પાળવામાં આવ્યું હતું શોક પ્રસ્તાવમાં જણાવ્યું છે કે દેશે એક અગ્રણી નેતા અને સાંસદ ગુમાવ્યા છે તેમનું ભાષા કૌશલ્ય અને વકતૃત્વ તથા લોકો સાથેનો સૌહાર્દપૂર્ણ સ્વભાવ હંમેશા થાદ રહેશે એક કુશળ વહીવટકર્તા અને માનવીય સ્પર્શ દ્વારા તેમણે વિદેશમાં વસતા ઘણા લોકોને મદદ કરી હતી

સિવાને જણાવ્યું છે કે આવતીકાલે ચંદ્રની ભ્રમણકક્ષામાં ચંદ્રયાનને જાડવા માટેની કાર્યવાહી કરાશે અને તે સાથે ચંદ્રયાન પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી ચંદ્ર તરફ આગળ વધશે વહેલી સવારે સાડા ત્રણ વાગે આ પ્રક્રિયા કરાશે